ઉલ્લેખનીય છે કે વિશ્વસ્તરે સફળ નીવડેલી છ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના છ શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આ આવાસ નિર્માણના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન બાંધકામ પધ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે હોનારતોમાં ટકી શકે અને પર્યાવરણને સાનુક્રળ રહે તેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે આ ટેકનોલોજીથી દેશના રાજકોટઇંદોર ચેન્નાઇ રાંચી અગરતાલા અને લખનઉ પ્રત્યેક શહેરમાં હજારથી વધુ મકાનો બનાવાશે આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કરાશે

તેમણે કહ્યું કે સરકારે આરોગ્ય ક્ષેત્રે નિવારક ઉપાયો સાથે આધુનિક આરોગ્ય સુવિધાઓ પર સર્વગ્રાહી અભિગમ સાથે કામ શરૂ કરી દીધું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે અને કોવિડ રસીકરણ માટેની તૈયારીઓ પૂરજોશથી યાલી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે એઇમ્સ હોસ્પિટલના નિર્માણથી રાજ્યના છેવાડાના માનવી સુધી આધુનિક તબીબી સુવિધા સુનિશ્ચિત થશે

આ યોજના હેઠળ જે નિકાસકારોને કેન્દ્ર તથા રાજ્ય સરકારના કરવેરામાં રાહત કે રીફંડ મળતુ ન હોય તેવા નિકાસકારોને પણ હવેથી રાહતનો લાભ મળશે સંબંધીત લાભાર્થીઓને કસ્ટમ સાથેના લીજર એકાઉન્ટમાં રિફંડ અપાશે વાણિજ્ય વિભાગ રોડટેપના દર અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડશે

ફાસ્ટટૈગથી વાહનોને ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે જેનાથી સમય અને ઇંધણની બચત થશે

કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા કહ્યું છે કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ તૈયારીઓ માટે રાજ્યોના મુખ્ય સચિવો તથા આરોગ્ય અને અન્ય સંબંધિત લોકો સાથે એક ઉચ્ય સ્તરીય બેઠક યોજી હતી તમામ રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળો પર રસીકરણનો ડ્રાય રન યોજાશે કેટલાક રાજ્યોના નક્કી કરાયેલા જીલ્લાઓમાં પણ આ ડ્રાય રન યોજાશે મહારાષ્ટ્ર અને કેરાલામાં પાટનગરો ઉપરાંત તમામ મોટા શહેરોમાં આ ડ્રાય રન કરાશે આ ડ્રાય રન યોજવાનો હેતુ વાસ્તવિક રસીકરણ કાર્યક્રમ દરમિયાન આવનારા પડકારો અને અડચણોની ઓળખ કરી તેને કરવાનો છે

કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગઈકાલે સીબીએસઇ બોર્ડ પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી

શ્રી નિશંકે કોવિડની અસાધારણ પરિસ્થિતીમાં વિદ્યાર્થીઓને સતત સાથ આપવા બદલ શિક્ષકો તથા વાલીઓની પ્રશંસા કરી

જોકે કોવિડની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને વધુ લોકો એકઠા ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી ગુજરાતના ચાર મહાનગરો સહિત દેશના ઘણાં શહેરોમાંકરફ્યુ હોવાથી લોકોએ નવા વર્ષની ઉજવણી વહેલી તથા મર્યાદિત સ્વરૂપે કરી હતી

વિદેશમાં ઓસ્ટ્રેલિયા અમેરિકા સીંગાપોર સહિત ઘણી જગ્યાએ આતશબાજી રોશની કરવામાં આવી હતી

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે તેમના સંદેશામાં કહ્યું કે પ્રત્યેક નવું વર્ષ નવી શરૂઆતની તકો આપે છે

ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુએ કહ્યું કે નવું વર્ષ એક એવો પ્રસંગ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શુભેચ્છા આપતાં લોકોને પ્રેમ સહાનુભૂતિ અને સફનશીલતાની ભાવના સાથે સમાવેશી સમાજના નિર્માણ માટે સાથે મળી કામ કરવાનો અનુરોધ કર્યો

કોરોના રસી ખૂબ જ ઝડપથી સૌને મળી શકશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવા પશ્ચિમ વિક્ષેપની અસર પશ્ચિમ હિમાલય ક્ષેત્રની સાથે સાથે આજુબાજુના વિસ્તારો ઉપર પડશે જેના કારણે ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત્ રહેશે હવામાનમાં આ બદલાવને કારણે રવિવાર સુધીમાં હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે આ સ્થિતી છઠ્ઠી જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા છે

હવામાન વિભાગે આગામી બે દિવસમાં પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી અને ઉત્તરપ્રદેશ કેટલાંક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે